ભારત નેપાળ વચ્ચે પેટ્રોલિયમ પાઇપલાઇન પ્રોજેક્ટનો આરંભ

ચીન અને પાકિસ્તાને બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીરના ઉલ્લેખને ભારતે નકારી કાઢ્યો છે દેશભરમાં મહોર્રમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે અરૂણાયલ પ્રદેશમાં રાષ્ટ્રીય મહિલા કૂટબોલ ચેમ્પીયનશીપનો આજથી આરંભ

તેમણે વિવિધ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ ગાઢ બને તેવી આશા વ્યકત કરી છે આજે ભારત નેપાળ સરહદે નેપાળના પ્રધાનમંત્રી સાથે વીડીયો કોન્ફરન્સથી પેટ્રોલિયમ પાઇપલાઇનનો આરંભ કરતાં તેમણે આ મુજબ જણાવ્યું તેમણે નિશ્ચિત સમથમર્યાદામાં પાઇપલાઇન તૈયાર કરવા બદલ નેપાળના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે બંને દેશોએ દ્વિપક્ષી પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને પાંચ વર્ષમાં ઝડપી પરિણામો મળ્યાં છે આ પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રીએ ભારત સરકારનો આભાર માન્યો હતો

આઇસલેન્ડ સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવનિયાના પ્રવાસે ગયેલા પ્રતનિધિમંડળ દ્વારા ચર્ચા વિચારણા બાદ દ્વિપક્ષી કરાર થશે બંને દેશો વેપાર અને સાંસ્કૃતિક સંબંધો માટે આતુર છે બાદમાં રાષ્ટ્રપતિ આઇસલેન્ડ યુનિવર્સિટીમાં પર્યાવરણીય પ્રશ્નો અંગે પ્રવચન આપશે

તેમણે પંચાયતોની ચૂંટણીનાં પરિણામો અંગે આનંદ વ્યકત કર્યો હતો

હવે પંચાયતોના નાણાકિય અધિકાર દસ ગણા વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યા છે

ટ્વીટર પર પ્રધાનમંત્રી કાર્યાલયની રાજયમંત્રી ડોકટર જીતેન્દ્રિસિંહે જણાવ્યું કે આ સમિતિ તેની સંપત્તિ અને જવાબદારીઓની વહેંચણી પર ધ્યાન આપશે

સમિતિના અધ્યક્ષપદે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ સંજય મિત્રા અને સભ્યપદે નિવૃત્ત અધિકારી અરૂણ ગોયલ અને ગિરિજાપ્રસાદ ગુપ્તા છે

જમ્મુમાં અખબારો સાથેની વાતયીત દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુકાશ્મીરના નાગરિકો માટે તેનું ઘણું મહત્વ છે રાજયનો ઔદ્યોગિક વિકાસ રોજગારી સર્જન અને આરોગ્યક્ષેત્રે સુધારાઓ આવશે

ડોકટર જીતેન્દ્રસિંહે કહ્યું કે સામાન્ય માણસ આ નિર્ણયથી ખુશ છે હાલ પ્રાદેશિક અસમાનતા નથી બંને પ્રદેશોનો એક સરખો વિકાસ થાશે

આ સંદર્ભમાં જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી

સુબ્રમાસ્થમના અધ્યક્ષપદે બેઠક મળી હતી અને તેમાં અધિકારીઓ સાથે યર્યા કરવામાં આવી હતી તેનાથી કાશ્મીર ખીણમાં સફરજન ખેતી કરનારને બે હજાર કરોડ રૂપિયાની આવક થશે તેવી આશા છે પહેલી સપ્ટેમ્બરની અસરથી છ મહિના માટે આ ખરીદી કરાશે

આ કાર્યક્રમ હેઠળ પશુઓને ખરવા મોંવાસાના રોગ સામે રક્ષણ માટે રસી અપાશે

તેમાં તેના શેર પાંચ તારક હોટલ ત્રણ ડિપાર્ટમેન્ટ ઓફિસ અને એક તૃતિયાંશ એકર જમીનનો સમાવેશ થાય છે આ અગાઉ ઇડીએ સીબીઆઇની ફરિથાદના પગલે તપાસ હાથ ધરી હતી એસપીએસ સ્ટીલ દ્વારા અલ્હાબાદ બેન્ક સહિતની આઠ બેન્કોના જૂથની સાડા પાંચસો કરોડ રૂપિયાની ગેરરીતીના આરોપ છે

જીનીવામાં મળેલી બેઠક દરમિયાન લધુમતિઓ સામે પાકિસ્તાન સરકાર દ્વારા થતા અત્યાયાર અંગે જણાવ્યું છે અને યુરોપીય સંગઠનોએ તેની રજૂઆત કરી છે તથા નિર્દોષ લોકોની હત્યા અંગે કહ્યું છે આ ઉપરાંત રાષ્ટ્રસંઘ મુખ્યમથક ખાતે બલોચ બયાવો ઝુંબેશ અને પાકિસ્તાન વંશીય હત્યા બંધ કરે તેવા બેનર્સ લગાવી વિરોધ કર્યો છે પાકિસ્તાન દ્વારા પદ્વતિસર રીતે બલોચિસ્તાન અને પૈબર પખ્તુનખ્વા પ્રદેશમમાં થતી વંશિય હત્યા અંગે આ બાબત દર્શાવ્યો છે

તેમાં અગાઉ પ્રતિબંધોમાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને આપેલી ખાતરીની બાબત યકાસવામાં આવશે

અને તેના આધારે તેને પ્રતિબંધક દેશોની યાદીમાં મૂકવા અંગે નિર્ણય થશે

ભોપાલમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી રાથે કહ્યું કે પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીર અંગે લીધેલા નિર્ણયને વિશ્વભરમાં આવકાર મબ્યો છે

દેશમાં ગેરકાનૂની ધુસણખોરો સામે કાયદા અનુસાર કામ યાલશે

તેમણે શણ ઉદ્યોગના વિકાસ તથા બાલકો અને બાળકીઓની હેરાફેરી મુદ્દે લેવાયેલાં પગલાંઓની વિગતો આપી હતી

તેમણે કહ્યું કે આંતરરાજય સરહદો પર સુરક્ષા યુસ્ત બનાવવામાં આવી છે

હજરત મહંમદ પયગંબરના દોહિત્ર ફજરત ઇમામ ફસેન અને સાથીદારોની શહાદતના માનમાં આ પર્વ મનાવાય છે આ નિમિત્તે ઠેરઠેર તાજિયાનાં જુલુસ કાઢવામાં આવ્યા હતા

તેમનાં આઠ જૂથ રયાયાં છે આજે પ્રથમ દિવસે યાર મેય રમાઇ છે